તેમજ લદાખમાં ભારતિય ભૂમિ પર બૂરી નજર નાખનારાને સુણસણતો જેવાબ મળ્યો છે શ્રી મોદીએ ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતે કાર્યક્રમમાં પોતાના વિયારો વ્યક્ત કરતાં ચીન સાથેની સરહદે માતૃભૂમિની રક્ષા માટે શહિદ થયેલા વીર જવાનોના બલિદાન બાદ દેશવાસીઓમાં જાગેલા રાષ્ટ્રપ્રેમના અનેક ઉદાહરણી આપતાં તમામ દેશવાસીઓને રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિઓનું અનુકરણે કરવા અનુરોધ કર્યો હતો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપના સભ્યો પ્રદેશ મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં આગામી પેટા યૂંટણીઓએ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ગત શનિવારે વિધિવત ભાજપમાં જોડાઇ જતાં નિયમ મુજબ જે તે ઉમેદવારે રાજીનામું આપ્યાના છ મહિનામાં યૂંટણી યોજવી જોઈએ જે મુજબ આગામી સપ્ટેમ્બિર મહિનામાં અબડાસા વિધાનસભાની પેટાયૂંટણી થોજાય તેવી સંભાવના વચ્ચે જિલ્લા વેહીવટીતંત્ર દ્વારા જિલ્લામથક ભુજ સ્થિત ઈ વી એમ

વી એમ મશીનની યકાસણી કરવામાં આવી રૂઠી છે જેની જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી

પ્રાંત અધિકારી મનિષ ગુરવાનીએ મુલાકાતે લીધી હતી

વી એમ મશીનો તૈયાર રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી

આશુતોષ અંતાણી રાજ્ય વરસાદ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ નબળું પડ્યા બાદ આજથી ફરી વાતાવરણ સુધારવાની શક્યતા છે

કચ્છ જીલ્લામાં પણ આગામી ચોથી જુલાઈ દરમિયાન ઝોપટાથી હળવો માધ્યમ અને એક બે વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના ફેવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે